રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે બંધારણ દિવસ નિમિત્તે વીડિયો લીંક દ્વારા બંધારણના અમુખનું સામુહિક પઠન કરાવ્યું સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા બંધારણ દિવસની ઉજવણી થઈ

આમુખ પઠનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્ય સભા ઉપઅધ્યક્ષ હરિવંશ સહિત તમામ ડેલીગેટ કેવડીયાથી જોડાયા હતા સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસરમાં યાલતી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ ડેલીગેટ સરદાર સાહેબની પ્રતિમા નજીક એકઠા થયા હતા અને બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં સમાંતર ધોરણે બંધારણ આમુખનાં સામૂહિક પઠનનાં કાર્યક્રમો યોજાયા હતાં

જેમાં વિદેશી નાગરીકો અને પોલીસ કર્મચારીઓ સહિત અન્ય કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યો હતો પ્રધાનમંત્રીએ તમામ લોકોને શ્રધ્ધાંજલી આપી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે ભારતીય બંધારણની ધણી વિશેષતાઓ છે ગાંધીજી માનતા હતા કે અધિકારો અને ફરજો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે અને એટલાં માટે જ જ્યારે આપણે ફરજોનું પાલન કરીએ છીએ ત્યારે આપમેળે અધિકારનું રક્ષણ થશે દરમ્યાન આ પ્રસંગે લોકસભાનાં અધ્યક્ષ અને અખિલ ભારતીય પ્રિસાઈન્ડિંગ ઓફિસર્સ સંમેલનનાં અધ્યક્ષ ઓમ બિરલાએ બે દિવસીય સંમેલન દરમ્યાન લીધેલા નિર્ણયોને તબક્કાવાર રીતે અમલમાં લાવવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ બે દિવસીય સંમેલનનું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે બુધવારે ઉધ્ધાટન કર્યું હતું

પાછલા છ વર્ષોમાં ભારતે સ્થાપિત નવીનીકરણીય ઉર્જાક્ષમતામાં અઢી ગણી વૃધ્ધિ કરી છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ રોકાણકારો વિકાસકર્તાઓ અને ઉધોગોને ભારતની નવીનીકરણીય ઉર્જા યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું નવીનીકરણીય અને ભાવી ઉર્જા વિકલ્પો પર યોજાઈ રહેલા આ ત્રણ દિવસીય સંમેલનનો હેતુ નવીનીકરણીય ઉર્જાનો વિકાસ અને હાલના વૈશ્વિક પ્રયાસોને વધુ વેગવાન બનાવવાનો છે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

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂચનો નમો એપકે માય જી

મંચ ઉપર મોકલી શકે છે

જયશંકર તેમનાં ત્રણ દેશોનાં વિદેશ પ્રવાસનાં ત્રીજા તબક્કામાં આજે સેશલ્સ પહોંચશે તેમની બે દિવસીય મુલાકાતમાં શ્રી જયશંકર સેશલ્સનાં નવા યૂંટાયેલા રાષ્ટ્રપતિ વાવેલ રમકાલવાનને મળશે અને તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ આપશે તે રાષ્ટ્રપતિ સાથે મળીને નવી સરકારની પ્રાથમિકતાઓ અને બંને દેશો વચ્ચેનાં વ્રિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂકશે શ્રી જયશંકર સેશલ્સનાં નવા યૂંટાયેલા વિદેશ અને પર્યટન મંત્રી સિલવેસ્ત્રે રાદેગોન્દે સાથે મળીને દ્રિપક્ષીય ચર્ચા કરશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રાહ્લ ઉપ સુકાની રહેશે એરોન ફીંચ ઓસ્ટ્રેલિયાની ટીમના સુકાની છે આકાશવાણી પરથી આજે રમાનારી પહેલી વન ડે મેચનો આંખો દેખ્યો અહેવાલ હિંદી અને અંગ્રેજી ભાષામાં સવારના સાડા આઠથી પ્રસારીત થશે

પ્રથમ વન ડે માટેની ટીમનાં તેર સભ્યોમાં કોહલી અને રાહલ ઉપરાંત શિખર ઘવલ મયંક અગ્રવાલ શ્રેયસ ઐયર હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા શાર્દ્દલ ઠાકુર નવદીપ સામી જસપ્રિત બુમરાહનો સમાવેશ કરાયો છે ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ વનડ મેચોત્રણ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચો તથા ચાર ટેસ્ટ મેચો રમશે

ગઈકાલે પત્રકારો સાથેંની વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું કે કૃષિ સંબંધીત નવો કાયદો એ સમયની માંગ છે અને આ કાયદાથી ભવિષ્યમાં કાંતિકારી પરિવર્તન આવશે શ્રી તોમરે વધુમાં જણાવ્યું કે તેઓ ત્રીજી ડિસેમ્બરે ખેડૂતો સાથે વાટાધાટો કરશે અને આશા વ્યકત કરી છે કે આ યર્યાનું સકારાત્મક પરિણામ મળશે

અને એ વાયવ્ય દિશામાં આંધ્રપ્રદેશનાં રાયલસીમા પ્રાંત આગળ વધી રહ્યું છે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ નિવાર હવે વધુ નબળું પડીને હવાના હળવા દબાણનાં સ્વરૂપમાં ફેરવાશે નીવારની અસર હેઠળ આંધ્રપ્રદેશ પુડુચેરી તથા તમિલનાડુમાં કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદ આગામી અડતાલીસ કલાકમાં થવાની શક્યતા છે